પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

પ્રધાનમંત્રીએ લોકોને માસ્ક પહેરવા વારંવાર સાબુથી હાથ ધોવા અને એકબીજા વચ્ચે બે મીટરનું અંતર રાખવા આગ્રહ પૂર્વક જણાવ્યું હતું પ્રધાનમંત્રી રાજ્ય સરકારો નગરપાલિકાઓ તેમજ નાગરિકોને વધ્ય સતર્ક રહેવા અન્રરોધ કર્યો હતો

સરકારે લૉકડાઉન દરમ્યાન ગરીબોના ઘરમાં કોઇ ભૂખ્યું ના રહે તેને સર્વોચ્ય પ્રાથમિક્તા આપી હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને પોણા બે લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું હોવાની માહિતી તેમણે આપી હતી

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે હવે સમગ્ર ભારતમાં એક રાષ્ટ્ર એક રેશન કાર્ડની વ્યવસ્થા પણ થઇ રહી છે જેનો લાભ ગરીબોને મળશે તેમણે ગરીબોને મફત અનાજ મળી રહે છેતે માટે અન્નદાતા એટલે કે દેશના ખેડૂતોને તેમજ ઇમાનદારીથી આવકવેરો ભરતા દેશવાસીઓને શ્રેય આપ્યુ હતુ તેમણે કહ્યું કે આ બે વર્ગના પરિશ્રમ અને સમર્પણથી દેશને મદદ મળીરહી છે તેમણે દેશના પ્રત્યેક ખેડૂતનો તેમજ પ્રત્યેક આવકવેરો ભરનાર નાગરિકનો હૃદયપૂર્વક આભાર માની અભિનંદન આપ્યા હતા પ્રધાનમંત્રીએ આવનારા સમયમાં આપણે દેશના ગરીબો વંચિતો શોષિતોને સશક્ત બનાવવા નિરંતર કામ કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતીઅને આર્થિક ગતિવિધિ વધારવા આત્મનિર્ભર ભારત બનાવવા સંકલ્પ વ્યકત કર્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વનબંધુ આદિજાતિ વિસ્તારના ખેડૂતોને પરંપરાગત ખેતીને સ્થાને આધુનિક ખેતી તરફ વાળવા અનુરોધ કર્યો છે

ગ્રામ એન પી કે

ગ્રામની કીટ આપવામાં આવે છે આદિવાસી ખેડૂતો માત્ર પરંપરાગત ખેત પદ્ધતિ ઉપરજ નિર્ભર ન રહેતા સુધારેલ મકાઇ તથા શાકભાજીના બિયારણ તથા ખાતર અને ખેતીને લગતી આવશ્યક તાલીમ મેળવી વધુ ખેત ઉપજ અને વધુ આવક રળતા થાય અને તેમનું જીવનધોરણ સદ્વર થાય તેવા ઉદેશ્યથી શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધીમાં આશરે પાંચ લાખ આદિજાતિ ખેડૂતોને લાભો આપવામાં આવ્યા છે

આઈઆઈટીના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલે સ્થાપના દિને ટીચર યુનિવર્સિટીના પાંચ મહત્વપૂર્ણ સંકલ્પ જાહેર કર્યા હતા શિક્ષક પ્રશિક્ષકોના સન્માન માટેનો વિશિષ્ટ પુરસ્કાર ચાણક્ય આઈઆઈટીઈ દ્વારા દર વર્ષે આપવામાં આવશે

બોટાદ જીલ્લામાં વીજળી પડવાની ત્રણ ઘટનાઓ સામે આવી છે જેમાં બોટાદ તાલુકાના લાઠીદડ સરવઈ અને નાના પાળીયાદ ગામે વીજળી પડી હતી

શબને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ તેમજ નાના પાળીયાદ ગામે વીજળી પડતા બે પશુઓના મોત થયા હતા

વીજળીથી ઘાયલ થતાં તેમને ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા

ગીર સોમનાથ વેરાવળ અરવલ્લી અને મોડાસામાં બે બે ઇંચ જટેલો વરસાદ નોંધાયો છે મહેસાણા જિલ્લામાં ઘણા દિવસના ઉકળાટ બાદ આજે સવારે વાતાવરણમાં અયાનક પલટો આવ્યો હતો પવન સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદી છાંટા પડ્યા હતા વરસાદી માહોલના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે

પવનના કારણે શહેરીજનોએ ગરમીમાં રાહત અનુભવી હતી કપાસના વાવેતરમાં રાહત થશે ખેડૂતોમાં આનંદ છવાયો છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારે અચાનક પલટો આવતા જિલ્લાના મોડાસા મેઘરજ માલપુર મોડાસા અને ધનસુરા તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો ભારે પવન અને ગાજવીજ સાથે મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી મોડાસા શહેરમાં સૌથી વધારે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા મોડાસા શહેરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ ઘટતી હતી

વરસાદ વરસ્યો હતો

રાજકોટ શહેરમાં આજે સવારે ગાજવીજ અને વીજળીના ચમકારે ધોધમાર વરસાદ થયો રાજકોટ શહેરમાં એક ઇંચ વરસાદ એક કલાકમાં વરસી ગયો હતો જ્યારે શહેરમાં એરપોર્ટ રોડ પર બે વખત વીજળી પડતાં ટીવી ફ્રીજ જેવા ઉપકરણો શોર્ટ સર્કિટથી બળી ગયા હતા રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં એક ઇંચ રાજકોટ તાલુકામાં અડધો ઇંચ અને પડધરીમાં ઝાપટા વરસ્યા હતા

કચ્છના રાપર અને ભચાઉ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા ચિત્રોડ નિલપર વોંઘ સહિતના ગામોમાં વરસાદ થયો છે

જામનગર શહેર અને ધ્રોલ જોડીયા પંથકમાં આજે મેધાવી માહોલ સર્જાયો હતો ધ્રોલમાં સવારે દોઢ ઇંચ વરસાદ થયો હતો જોડીયામાં પણ વરસાદ થતાં પાણી ભરાઈ ગયા હતા પાટણમાં વરસાદ પડતા નીયાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા

રાજકોટ શહેરમાં આજે પાંચ કોરોનાના વધુ કેસો નોંધાયા છે

જામનગરની જી

જી હોસ્પિટલમાં પોતાની ફરજ ઉપર પરત ફર્યા છે હાલ બે તબીબ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેઓની તબિયત સુધારા પર છે

મોરબીમાં પણ આજે એક કેસ નોંધાથો છે એક ડોક્ટરનું પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યું છે